કેન્દ્રીય્ મંત્રી મંડળે ટેલીકોમ ક્ષેત્ર માટે ઉત્પાદન સાથે જોડાચેલ પ્રોત્સાહક યોજનાને મંજુરી અપાઈ

આ સુધારાથી ફવે જિલ્લામેજિસ્ટ્રેટ્સ અને નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને દરેક જિલ્લામાં આ અધિનિયમ લાગુ કરતી એજન્સીઓની કામગીરી પર દેખરેખનો અધિકાર મળે છે બાળ ગુનેગારના કેસનો ઝડપથી નિકાલ થાય અને જવાબદારી નક્કી થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટને અધિકૃત કરવા માંઆવ્યા છે કેન્દ્રીય મંત્રીમંડળે મોરિશિયસસાથે વ્યાપક આર્થિક સહયોગ અને ભાગીદારી કરાર અને મુક્ત વેપાર કરારને પણ મંજૂરી આપીછે ભારત અનેમોરેશિયસ વચ્ચેના વેપાર સંબંધને મજબૂ ત બનાવશે વિરલ રાણા રાજયસભા ઉમેદવાર ભાજપ રાજયસભાની પેટાયુંટણી માટે ભાજપે પસંદ કરેલ બને ઉમેદવાર આજે પોતાનું ફોર્મ ભરશે ભાજપની યાદી જણાવે છે કે રામભાઈ મોકરીયા અને દિને પ્રજાપતિ આજે વિધાનસભા સચિવાલય ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા જશે આ પ્રસંગે ભાજપમમાં ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રદેશ પ્રમુખ સીઆર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

ગુજરાત ભાજપના સુકાની સી આર પાટિલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગઈકાલે સ્ટાર પ્રચારક તરીકે અનેક સ્થળે યોજાયેલી યુંટણી સભામાં હાજર રહ્યા હતા અને ભાજપને જીતાડવા મતદારોને અપીલ કરી હતી

ગ્રામ્યવિસ્તારોમાં કાર્યોલયો ખોલી મતદાર સંપર્કની જવાબદારી સોપવાનું શરૂ કરાયુ છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્રારા અનેક સ્થળે પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભાવનગર ખાતે કોંગ્રેસ આગેવાન શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી યુંટણી પ્રયારમાં જોડાયા છે પક્ષનો યુંટણી પ્રચાર દરેક વોર્ડમાં અસરકારક બતાવવા સ્થાનિક નેતાઓ દ્રારા આયોજન હાથ ધરાયુ છે

ગુજરાત ભાજપૈ જાહેર કરેલી સ્ટારે પ્રયારકોની યાદી પૈકીના કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાજપના અગ્રણી પુરૂષોત્તમે રૂપાલા આજે કે ચ્છ આવી રહ્યા છે તેઓ મું દરા જીલ્લા પંચાયતની બે બેઠકો ભુજપુર એને નાના કપાયામાં આજે પ્રયારકાર્યે જશે તો બીજી તરફ ક્રોંગ્રેસ પક્ષ દ્રોરા ગઈકાલે ભુજમાં તમામ વોર્ડમાં પ્રયારનો પ્રારંભ કર્યો હતો હમીસેર તેળાવ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાં પાસે શપથ લીધી હતા પક્ષનો ઢંઢેરો પણ જાહેર કર્યો હતો

હજુ શાળાઓમાં વાલીઓના સંમતિપત્રક મેળવવાની કામગીરી યાલુ હોતા આ આંકડા હજુ વધે તેવી સંભાવના વ્યક્ત કર વા માં આવી છે